આરોગ્ય અને પોષણને લગતી યોજનાના ખરા અર્થમાં સંવાહક એવી મહિલાશક્તિ સમાન આંગણવાડીની યશોદા માતાઓ પૂર્ણા સખી પૂર્ણા સહસખી સહિત આરોગ્ય વિભાગની મહિલા કર્મયોગિનીઓને આ પોષણ અભિયાન અંગે મુખ્યમંત્રી માર્ગદર્શન આપ્યુ હતું દાહોદ નગરમાં ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના પટાંગણમાં સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો

આ પાલક વાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ કરશે મુખ્યમંત્રી પાલક વાલીનું સન્માન કર્યું હતું આ ઉપરાંત રન ફોર પોષણમાં વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા મહિલા અને બાળ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગેઝિન સહિયર ગોષ્ઠિ અને ટેક હોમ રાશન રેસેપી બૂક પોષણ અભિયાન કેલેન્ડરનું વિમોચન કર્યુ હતું તદ્દઉપરાંત કોર્પોરિટ સોશ્યલ રિસ્પોન્સબિલીટી અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણની દ્રષ્ટિએ દત્તક લેવા માટેનું ઓનલાઇન પોર્ટલ પણ લોન્ય કરવામાં આવ્યુ

ઈલેક્શનનું વર્ષ હોવાથી બજેટમાં મોટા પ્રોજેક્ટ ઓછા છે વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી આગના બનાવો બાદફાયરબ્રિગેડ માટે ગત વર્ષ કરતાં આ બજેટમાં બમણી જોગવાઈ કરવામાં આવી છે

સ્માર્ટ સિટીની થીમ મુખ્ય હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટે પર્ફોમન્સના એવોર્ડ મબ્યા હોવાનું જણાવતાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું

એલર્ટ જાહેર કચ્છની સામે પાર પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની વધેલી ચહલપહલ વચ્ચે કચ્છની રણ અને સમુદ્રી સીમાએ ગણતંત્રદિન પૂર્વે એલર્ટ જાહેર કરાયું છે તયારે કેન્દ્ર સરકારની બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી કચ્છની બે દિવસની મુલાકાતે આવયા છે સેક્રેટરી નાગેન્દ્રનાથ સિંઘએ ભુજમાં વિવિધ એજન્સીઓ સાથે મિટીંગ યોજી જરૂરી મસલતો કર્યા બાદ જખૌ ખાતે કોસ્ટગાર્ડ મથક અને મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આજે તેઓએ કાફલા સાથે બોટો દ્વારા ક્રીકોનું નિરીક્ષણ કર્યા બાદ કોટેશ્વર ખાતે બીએસએફ કેમ્પમાં સરહદ વિશે ચર્ચા કરિ હતી અને ત્યાંથી હરામીનાળા તરફ જઇ પરીસ્થિતિ નિહાળી હતી

તથા દરિયામાં કોસ્ટગાર્ડ પ્રથમ હરોળમાં ઘનીષ્ઠ પેટ્રોલીંગ આદર્યું છે તો બીજી હરોળમાં પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઇ છે

જેમાં માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રાજ્યપાલશ્રી દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં રંગ છે રાજકોટ થીમ આધારીત મેગા ઇવેન્ટ યોજાશે આ ઉપરાંત ફસ્તકલા મેળો પુસ્તક મેળો શસ્ત્ર પ્રદર્શન મશાલ પી

ફલાવર શો સેલ્ફાઇનાન્સ સ્ક્રલના વિદ્યાર્થીઓ દ્વાર કાર્નિવલ લાઇટનીંગ પ્રાજેકટ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે